આજે મેન્ચેસ્ટરમાં રમનારી મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે

ગઇકાલે નીતિ આયોગની સંચાલન સમિતીની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નીતિઆયોગના અધ્યક્ષ રાજીવકુમારે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે ઉચ્ચસ્તરીય સમિતીની રચના ટૂંક સમયમાં કરાશે અને સૂચિત સમિતિ આગામી બે ત્રણ માસમાં તેના અહેવાલ આપશે શ્રી રાજીવકુમારે જણાવ્યું હતું કે ગઇકાલની બેઠકમાં વરસાદી પાણીનો સંગ્રહ દુકાળની સ્થિતિ અને રાહતના પગલા તેમજ સલામતીને લગતી બાબતો ચર્ચાના કેન્દ્રમાં રહી હતી તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ અર્થતંત્રને મજબૂત બનાવવા નિકાસને પ્રોત્સાહન આપવાની જરૂર ઉપર ભાર મૂક્યો હતો અને આ હેતુથી રાજ્ય સરકારોએ ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો

કુમારે જણાવ્યું હતું કે આકાંક્ષાવાળા જિલ્લાઓ બાબતે કરાયેલી પહેલોને રાજ્યોએ આવકારી હતી ગઇકાલની બેઠકમાં કાશ્મીર તેમજ ડાબેરી પાંખનો અંતિમવાદના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિમાં સુધારો થયો છે અને કેન્દ્ર સરકાર રાજ્યના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે નીતિઆયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કુદરતી આપત્તિ પ્રતિભાવ ભંડોળ તેમજ ટપક સિંચાઇ માટેની સબસીડી બાબતે મળેલા સૂચનો ઉપર નીતિઆયોગ વિચારણા કરશે તેમણે કહ્યું કે ઘણા રાજ્યોએ કૃષિ પેદાશ વેચાણ સમિતિ ધારો અને આવશ્યક ચીજવસ્તુઓ ધારામાં સુધારો કરવાની જરૂર ઉપર ભાર મુક્યો છે

આ બેઠકમાં સરકાર સંસદના ગૃહોની કામગીરી સરળતાથી ચાલી શકે તે માટે વિપક્ષોનો સહકાર મેળવશે

ચોથી જુલાઈએ આર્થિક સર્વેક્ષણ અને પાંચમી જુલાઈએ સામાન્ય અંદાજપત્ર ગૃહમાં રજુ કરાશે

સંસદ કે સમક્ષ મુદ્દે કાર્યક્રમ આકાશવાણીની ઇન્દ્રપ્રસ્થ અને એફ એમ ગોલ્ડ ચેનલો પરથી જયારે ઇસ્યુઝ બીફોર પાર્લામેન્ટ કાર્યક્રમ રાજધાની ચેનલ પરથી આજે રાત્રે સાડા નવ વાગ્યાથી પ્રસારીત થશે અગત્યની જાહેરાત પૂરી થઇ

આજે રાજભવનમાં રાજયપાલ સી વિદ્યાસાગર રાવ નવા મંત્રીઓને હોદ્દો અને ગુપ્તતા શપથ લેવડાવશે કેન્દ્રિય સામાજિક ન્યાય રાજયમંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું છે કે તેમના પક્ષના સભ્ય અવિનાશ મહાતેકરનો મંત્રીમંડળમાં સમાવેશ કરાશે મુખ્યમંત્રી ફડણવીસ અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે રાત્રે મુંબઇમાં મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચા કરી હતી

તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી પછી અયોધ્યાની આ તેમની પહેલી મુલાકાત છે શિવસેનાના સાંસદ સંજય રાઉતે ગઇકાલે પત્રકારોને જણાવ્યું હતું કે અયોધ્યાની અગાઉ લીધેલી મુલાકાત વખતે શ્રી ઠાકરેએ વચન આપ્યું હતું કે તેઓ નવા ચૂંટાયેલા સાંસદો સાથે અયોધ્યાની મુલાકાત લેશે શ્રી સંજય રાઉતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર રામમંદિર મુદ્દે ગંભીર છે અને આ બાબત હાલ ન્યાયાલયાધીન છે તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ભાજપ અને શિવસેના સાથે મળીને લડશે તથા બેઠકોની વહેંચણીના મુદ્દે નિર્ણય લેવાયો છે

મુખ્ય તબીબી અધિકારી સુરેન્દ્રકુમાર સિંહે આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બીમાર પડેલા લોકો પૈકી કેટલાકની સ્થિતિ ગંભીર છે બિહારના ઘણાં વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનું મોજું ફરી વળ્યું છે

તેઓ શ્રીક્રષ્ણ મેડીકલ કોલેજ તથા હોસ્પિટલ અને કેજરીવાલ હોસ્પીટલની મુલાકાત લઇને એન્સીફાલીટીસની સારવાર લઇ રહેલા દર્દીઓના ખબરઅંતર પુછશે દિલ્હી પાછા ફરતા પહેલા ડોકટર હર્ષવર્ધન બિહાર સરકારના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજીને એન્સીફાલીટીસ રોગ નિયંત્રણ માટે લેવાયેલા પગલાંની સમીક્ષા કરશે દરમિયાન બિહારના આરોગ્ય સચિવ સંજયકુમારે જણાવ્યું છે કે મુજફ્ફરપુર ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પણ એન્સીફાલીટીસની સારવારની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે

જયશંકરે આતંકવાદને એશિયાના લોકો સામેનો સૌથી ગંભીર ખતરો ગણાવીને આતંકવાદી અને આતંકવાદથી પિડીતોને એકસમાન નહીં ગણવાનો અનુરોધ કર્યો છે તાજીકિસ્તાનના પાટનગર દુશાનબેમાં ગઇકાલે યોજાયેલી સંવાદ અને વિશ્વાસ વધારવાના પગલા અંગેની એશિયાઈ બેઠક સીઆઈસીએ પરીષદમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે સીઆઈસીએ સંગઠને આતંકવાદનો સામનો કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને હંમેશા સર્વગ્રાહી વ્યુહરચના અપનાવી છે તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય આતંકવાદ અંગે સર્વગ્રાહી સંમેલન યોજવા ભારતે કરેલી દરખાસ્ત હાલના તબક્કે પ્રસ્તૂત છે અને ભારત આ મુદ્દે બધાનો સહકાર ઇચ્છે છે અફઘાનીસ્તાનમાં શાંતિ પ્રક્રિયા અફઘાન સત્તાવાળાઓના નેતૃત્વમાં યોજાવી જોઇએ એમ શ્રી જયશંકરે જણાવ્યું હતું